તેમણે ઉમેર્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાઈ ગયો છે અને સારવારમાં ક્યાય તકલીફ ઊભી થાય નહીં તેનું તંત્ર ખાસ ધ્યાન રાખશે કોરોનાનું ટેસ્ટિંગ ટ્રેસિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ નોંધપાત્ર સ્તરે વધારવાનો નિર્ધાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે લોકો સ્વયંશિસ્તનું પાલન કરે અને ભીડભાડથી દૂર રહે કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે ગામ શહેરમાં લોકો અગમચેતીનું પાલન કરતાં થયા હોવાના દાખલા બહાર આવી રહ્યા છે

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જિમ તથા સ્વિમિંગ પુલ બંધ રાખવા નિર્ણય કર્યો છે

આ નિર્ણયોની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને આ નિર્ણય લાગુ પડશે યુનિવર્સિટીઓ દ્વારા નવેસરથી સમયપત્રક જાહેર કરશે

પરીક્ષાઓ ઓફ લાઇન કલાસીસ પ્રેકટીકલ ચાલુ રહેશે

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના ડાંગ દાહોદ છોટા ઉદેપુર અને તાપી જિલ્લાઓમાં વીજ યમકારા સાથે માવઠું પાડવાની આગાહી કરી છે આ અંગે વધુ માહિતી આપતા હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ આ મુજબ જણાવ્યું હતું

અત્યારે જિલ્લાના ખેડૂતો ઘઉં અને બટાકાનો પાક કાઢવામાં વ્યસ્ત છે ત્યારે માવઠાના આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે

પાટિલે બહાર પડ્યો છે

આ પ્રસંગે તેમણે લક્ષ્ય મૂક્યું હતું કે ગુજરાતના ખેડૂતને નિકાસ વડે ડોલર કમાતો કરવો છે જેમાં નાબાર્ડ સહકાર આપે